ગઈકાલે બપોરે ચેન્નાઈની એમ

અભયભાઈના મૃતદેહને કોવિડ પ્રોટોકોલના પાલન સાથે રાજકોટ લાવવામાં આવ્યો હતો આ સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે તેમના પત્ની અંજલિબેન રૂપાણી ભૂપેન્દ્રસિંહ યુડાસમા અને જયેશ રાદડિયા સહિતના ભાજપ આગેવાનો સ્વર્ગસ્થ અભય ભારદ્વાજના અમિન માર્ગ ઉપર આવેલા નિવાસ સ્થાને પહોંચ્યા હતા અને તેમના પરિવારને સાંત્વન પાઠવ્યું હતું સૌરાષ્ટ્રના જાહેર જીવનના અનેક આગેવાન સાંસદ અને ધારાસભ્યો સ્વર્ગસ્થ ભારદ્વાજને શોકાંજલી આપવા માટે રાજકોટ પહોંચ્યા છે કોરોના રાજકોટ રાજકોટ શહેરમાં પ્રવેશતા બહારના મુસાફરો દ્વારા કોરોનાનું સંક્રમણ ન થાય અને જો મુસાફરી કોરોનાથી સંક્રમિત હોય તો તેમની સારવાર થઇ શકે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટના રેલવે સ્ટેશન અને એરપોર્ટ ખાતે ટેસ્ટિંગ બુથ શરૂ કરવામાં આવ્યા છે

મિહિર જોશીએ જણાવ્યું કે એરપોર્ટ ખાતે ફલાઇટમાં આવતા મુસાફરોનું થર્મલ સ્કીનીંગ તેમજ જરૂર જણાયે એન્ટીજન ટેસ્ટ કરવામાં આવે છે જો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવે તો તેમની માટે સારવારની વ્યવસ્થા કરવામાં આવે છે અમરેલી કોરોના રાજુલા અને જાફરાબાદ પંથકમાં આવેલ ઉદ્યોગો કંપનીઓમાં કોરોના સામે લડવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે અહીં કોવાયા બાબરકોટ વિસ્તારમાં કંપનીઓની કોલોની તેમજ આસપાસમાં સ્વચ્છતા ઝ઼ંબેશ હાથ ધરાઇ છે તેમજ ખાનગી કંપનીઓમાં છેલ્લા એક માસથી એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી રાજુલા અને જાફરાબાદ પંથકમાં ખાનગી કંપનીઓ ધમધમી રહી છે લઝની સિઝન હોવાથી કર્મચારીઓ બહાર જતા હોય છે એવા સમયે કંપનીમાં કોરોનાના કેસ ન નોંધાય તે માટે કર્મચારીઓનું ગેઇટ પર ચેકિંગ કરવામાં આવે છે દેવભૂમિ દ્વારકા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં યુવાનને અણછાજતી સ્થિતિમાં કરી સમગ્ર શહેરમાં ફેરવી માર મારી વિડિઓ વાયરલ કર્યાના પડધા કેસમા રાજકોટ રેન્જ આઈજીએ વધુ તપાસ શરૂ કરી છે સમગ્ર મામલે પોલીસે આઈપીસી ની કલમ અને આઇટી એક્ટ ની કલમો હેઠળ ફરિથાદ નોંધી તપાસ શરૂ કરી હતી જેમાં પાંચ આરોપીઓની અટકાયત કરી તપાસ શરૂ કરી હતી કડક કાર્યવાહી કરવા અને જિલ્લા એલસીબી પોલીસને તપાસ સોંપવામાં આવી છે અને આરોપીઓને રિમાન્ડમાં લઇ તપાસ કરવામાં આવશે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

નેવલ બેન્ડે એક કલાક સુધી પરફોર્મન્સ આપ્યા બાદ કાર્ચક્રમના સમાપન ચરણમાં કેપ્ટન પીજી જ્યોર્જે કમ્પોઝ કરેલું ત્રણ સેવાઓનું ગીત જય ભારતી વગાડવામાં આવ્યું હતું અને અંતે સારે જહાં સે અચ્છા ગીતની ધૂન સાથે આ કાર્યક્રમ સંપન્ન થયો હતો

સમગ્ર દેશમાં રાષ્ટ્રીય પશુ રોગયાળા નિયંત્રણ કાર્થક્રમ અંતર્ગત સઘન રસીકરણ હાથ ધરાયું છે આ સાથે કૃત્રિમ બીજદાન ડી વર્મિંગ માહિતી તેમજ ભવિષ્યમાં અછત પુર અતિવૃષ્ટિ કે કોઇ પણ ડિઝાસ્ટર અંતર્ગત પશુઓને નુકશાન મૃત્યુ વખતે વળતર સહાય આપવી અને સરકારી યોજનાઓના સમયસર અમલીકરણમાં આ ઓળખ ટેગિંગ ખુબ ઉપયોગી થશે આ અંગે વાત કરતા નાયબ પશુપાલન નિયામક શ્રી ડૉ જે